કાશ્મીરમાં અનંતનાગ લોકસભા મતવિસ્તારમાં લદ્દાખ તથા પુલવામા અને શોપીયાં જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સ્મૃતિ ઈરાની રાજ્યવર્ધન રાઠોડ અર્જુન રામ મેઘવાલ અને જયંત સિંહા રાજીવ પ્રતાપ રૂડી કોંગ્રેસના રાહુલ ગાંધી સોનીયા ગાંધી તથા જતીન પ્રસાદ મુખ્ય ઉમેદવારો છે

જુદાં જુદાં રાજકીય પક્ષોના અગ્રણીઓ દેશના સંબંધીત વિસ્તારોમાં રેલી તથા રોડ શો દ્વારા પ્રચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં તમલુક તથા ઝારગ્રામ અને ઝારખંડમાં રેલીઓમાં સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ અમીત શાહ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં પ્રચાર કરશે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હરીયાણાના ભીવાની જયારે બી

ના વડા માયાવતી ઉત્તરપ્રદેશના બસ્તી અને બલરામપુરમાં રેલીઓમાં સંબોધન કરશે

કુલ સાત બેઠક પૈકી બ્રહ્મચારી પક્ષની બેઠક પર ચંદ્રસ્વરૂપાનંદ સ્વામી બિન હરિફ જાહેર થયા છે ગઈકાલે છ બેઠકો માટે મતદાન યોજાયું હતું દસ વર્ષ બાદ પ્રથમવાર ગઈકાલે આ ચૂંટણી યોજાઈ હતી સર્વોચ્ચ અદાલત દ્વારા આઠ અઠવાડિયામાં ચ્રંટણી યોજવા માટે કરાયેલા આદેશના પગલે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી અદાલત દ્વારા નિવૃત્ત ન્યાયાધીશ શ્રી આર

સોનીને ચૂંટણી નીરિક્ષક તરીકે નીમાયા હતા

આ વર્ષે સૌપ્રથમવાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ લેવામાં આવી રહી છે

દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં આ વર્ષથી મેડિકલ કોલેજ શરૂ થઈ રહી છે અને નીટની પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને આ વર્ષથી સરકારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મળશે જૂનાગઢ કેસર કેરી કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે કેરીની સત્તાવાર હરાજીનો પ્રારંભ થયો છે ગીર અંકોલવાડી અને તાલાળા પંથકના આંબાવાડિયાના ખેડ્રતો ગઈકાલે જ દસ કિલો કેરીના ખોખા લઈ તાલાળા યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા

કેસર કેરીનું બજાર જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે તેવી ધારણા સેવાઈ રહી છે

જેમાં ચૈત્રી અમાસનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓએ શૂળપાણેશ્વર મહાદેવના દર્શન કરી પોતાની બાધા માન્યતા પૂરી કરી ધન્યતા અનુભવી હતી

ટેનિસ રાજ્યની વૈદેહી ચૌધરીએ પૂણેમાં યોજાયેલી એશિયન રેકિંગ ટેનિસ સ્પર્ધામાં સિંગલ્સનો ખીતાબ જીતી લીધો છે